પ્રાદેશિક સમાયાર નિશા શ્રીમાળી વાંચે છે

તેમણે જણાવ્યું કે રોજિંદી જીવન પ્રવૃત્તિઓ વેપાર ઊદ્યોગ ધંધા રોજગાર ફરી ધમધમતા ધબકતા કરવા રાજ્ય સરકાર આવા ઊદ્યોગ ધંધા વેપારને પ્રોત્સાફન આપવા પ્રતિબદ્ધ છે

આ પ્રસંગે તેમણે કહ્યું કે કોરોનાને ફરાવવા આપણે સતર્કતા સાવચેતી સાથે વેપાર ઊદ્યોગો ધંધા રોજગારને પહેલાં કરતાં પણ વધુ તેજ ગતિ વધુ ઉત્પાદન વધુ સારી ગુણવત્તા સાથે આગળ ધપાવી વિકાસની રફતારને નવી ગતિ આપવી છે

મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ એમ

નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારમાં કાર્યરત અધિકારી કર્મચારીઓને અત્યાધુનિક સુવિધા સાથેના સરકારી આવાસો પૂરા પાડવા સરકાર કટિબદ્ધ છે

દરેક યુનિટમાં ડ્રોઈંગરૂમ બેડરૂમ સ્ટડી રૂમ કિચન બાથરૂમ ટોચલેટ વોશ એરિયા અને બાલ્કનીનો સમાવેશ થાય છે દરેક બ્લોકમાં બે લિફ્ટની જોગવાઈ સાથે આંતરિક સી સી રોડ પાર્કિંગ કોમન પ્લોટ વિથ ગાર્ડન અંડર ગ્રાઉન્ડ પમ્પ પાણીનો બોર રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

જ્યારે એક દર્દી સાજો થઈ જતા હોસ્પિટલ માથી રજા આપવામા આવી છે

ડાંગ જિલ્લા કલેકટર એન

ડામોરે કોરોના ટેસ્ટીંગ મશીનના ઉદ્વાટન પ્રસંગે જણાવ્યું હતું કે જિલ્લામાં આ સુવિધા શરૂ થતા આરોગ્યની સેવાઓમાં વધારો થયો છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો સંજય શાહે જણાવ્યું હતું કે પહેલા કોરોના ટેસ્ટીંગના રીપોર્ટ માટે સુરત જવુ પડતુ હતું

લોકહિતાર્થિ શરૂ કરાયેલાં આં આયુર્વેદીક ઓપીડી માથી શહેરીજનો હવે વિવિધ રોગોના ઇલાજ માટે આયુર્વેદીક પદ્ધતિ પ્રમાણે દવા લઈ શકશે મહત્વનુ છે કે આ હેલ્થ સેન્ટરમાં નિષ્ણાંત વૈધ દ્વારા નિદાન કરીને આયુર્વેદીક દવાઓ નિશુલ્ક આપવામાં આવે છે

જેમાં મ્યુનિસિપલ

આવા મિલકતદારોએ વળતરની રકમ માટે અલગથી કોઈ અરજી કરવાની આવશ્યકતા રહેતી નથી મહાનગરપાલિકા દ્વારા તેમને આ રકમ મજરે આપશે